મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જીલ્લા મથકોથી વિવિધ ધાર્મિક સંસ્થાઓના સંતો મહંતો સાથે વિડિયો કોન્ફરન્સથી ચર્ચા વિચારણા કરી હતી મુખ્યમંત્રીએ કહ્યું કે મંદિરો માત્ર દર્શન માટે જ ખોલવામાં આવી રહ્યા છે કોરોના સંક્રમણની સ્થિતિમાં હજુ જૂન અને જુલાઇ માસમાં મંદિરોમાં કોઇ ઉત્સવને પરવાનગી આપવામાં આવશે નહિં મુખ્યમંત્રીએ પ્રેરક સૂચન કર્યું હતું કે મોટા મંદિરો અને ધર્મ સ્થાનકોમાં આવતા દર્શનાર્થીઓને ટોકન આપી ચોક્કસ સમય આપી દેવાય તેવી વ્યવસ્થા ગોઠવાય તો ભીડભાડ અટકાવી શકાશે દરમ્યાન ગિરનાર તીર્થમંડળના અધ્યક્ષ ઇન્ટ્રભારતી બાપુ અને ગિરનાર અંબાજી મંદિરના મંહત તત્સુખ ગીરી બાપુ સાથે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ વિડિયો કોન્ફરન્સથી મંદિરો ખોલવા અંગેની કેન્મ સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા અંગે વિશદ ચર્ચા વિચારણા કરી હતી

આ ઉપરાંત આવતા મહિને પાંચમી જુલાઇએ યોજાનાર ગુરુપૂર્ણિમા ઉત્સવ પણ રદ કરવામાં આવ્યો છે ગઇકાલે ટ્રસ્ટીઓની મીટીંગ મળા હતી જેમાં વધુ એક માસ સુધી દર્શન સહિતના વિભાગો બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો હતો

કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસના મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કોંગ્રેસ કરેલા આક્ષેપોને નકારી કાઢ્યા છે

ઓલપાડ તાલુકામાં બરબોધન ગામે આવેલી પેપર મિલમાં આજે સવારે આઠ વાગ્યાના અરસામાં અચાનક બોઈલરમાં બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટ નો અવાજ આજુબાજુના ગામોમાં પણ સંભળાયો હતો જેના પરિણામે લોકો દોડી આવ્યા હતા આ બ્લાસ્ટમાં પાંચ કામદારો દાઝી ગયા હતા

અરવલ્લી જિલ્લાના ભિલોડા મોડાસા ધનસુરામાં ભારે પવન સાથે ભારે વરસાદ થયો હતો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 અમારાં આણંદ જીલ્લાનાં પ્રતિનિધિ જણાવે છે કે બાજરીના ઊભા પાક અને લણણી તેમજ કાપણી કરેલ પાક પલળી જતાં ખેડ઼તો ચિંતામાં મૂકાયા છે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

વડિયા પંથકમાં વાવાઝોડાથી ઘણા વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા ધારીમાં આવેલ ગાંધીબ્રીજ અને નતાળીયા નદીમાં પુર જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી

આ રોપાનું નિઃશુલ્કથી નજીવા દરે વરસાદ શરૂ થતાં વિતરણ કરાશે